સાણંદમાં સિપેટ અંતર્ગત ડિપ્લોમા કોર્સ શરૂ કરાશે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 મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે જો કોઈ ડોક્ટર રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં મલ્ટિ સ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ કરે તો તેને મેડિકલ સાધનો વીજ બીલ વગેરેમાં રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહન અપાશે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

અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો ગઈકાલે મોડી સાંજે ચાંદખેડા ગોતા સરખેજ નરોડા વિસ્તારમાં ત્રણ મીલીમીટર સુધીના વરસાદી ઝાપટા પડ્યા હતા દિવસ દરમિયાન વલસાડમાં ત્રણ મીલીમીટર તો અમરેલીમાં બે મીલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે રાજકોટ અને પોરબંદરમાં એક મીલીમીટર જેટલા વરસાદી ઝાપટાં પડ્યા હતા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

પુરાણ ન કરાયેલ ખાડામાં પાણી ભરાઈ જતા અકસ્માતે બે યુવાનો આ ખાડામાં પડી જતા ડૂબી જવાથી તેઓના મોત નિપજ્યા છે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

ઉનાળામાં ત્રણેય ડેમ તળિયા ઝાટક થયા હતા

પાછલા દિવસોમાં ભારે વરસાદ પડતા હાલ ડેમ છલોછલ દેખાઈ રહ્યો છે પાનમડેમ ખાતે પ્રાક્રતિક સૌંદર્ય નિહાળવા ગઇકાલે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા આજે સોમવાર હોવાને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાબેતા મુજબ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે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

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા ડેમનું વિહંગમ દેશ્ય જોવા ગઈકાલે પચ્ચીસ હજારથી વધુ સહેલાણીઓએ કેવડિયાની મુલાકાત લીધી હતી

આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે નવા ભારતની સંકલ્પનામાં રાજ્યનું આધુનિક બની રહેલું લોક પ્રશાસન નવી દિશા આપશે કડક કાયદો વ્યવસ્થાના અમલ માટે સરકાર કટિબધ્ધ છે શ્રી રૂપાણીએ આ નવનિર્મિત ભવનો જનસેવાના માધ્યમ બને તથા સરકારી કર્મયોગીઓને જન સેવાની તક સાથે સમાજના દાયિત્વને અદા કરવાનો અનુરોધ કર્યો હતો આ પ્રસંગે પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે સરકાર દ્વારા ખૂબ જ ટૂંકાગાળામાં પ્રજાલક્ષી નિર્ણયો લઈને પ્રજાના છેવાડાના માનવી સુધી તમામ સેવાઓ પહોંચે તે માટે રાજ્ય સરકાર તત્પર હોવાનું જણાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતો ગામડાં પીડિતો અને શોષિતો માટેની છે અને તેમના કલ્યાણ માટે સરકાર કટિબધ્ધ છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે ગઈકાલે ખેડૂત મહાશિબિરમાં ખેડૂતોને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું હતું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 આ મહાશિબિરમાં મુખ્યમંત્રીશ્રીએ એક નયા ભારતનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું જેમાં કોઈ બેકાર ગરીબ ના હોય અને આપણો ખેડૂત સમ્રધ્ધિ પ્રાપ્ત કરે

આ સાથે જ સૂરત ખાતે મહિલા ક્રિકેટ મેચને પણ લીલી ઝંડી આપવામાં આવી છે

સુરતમાં રમાનારી આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાર કરોડ ત્રેત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન મલ્ટિલેવલ પાર્કિંગનું મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ખૂબ જ નજીવા દરે શહેરના નાગરિકોને અહીં પાર્કિંગની સુવિધા મળી રહેશે તથા પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવશે આ પ્રસંગે શ્રીમતી દવે એ ભાવનગર શહેરના વિકાસ માટે ભાવનગર મહાનગરપાલિકાને એંશી કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી પોરબંદર શહેરમાં આવેલ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે

પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ તેમજ કરાટે ડો એસોસિએશન અને પ્રતિભા એકેડેમી દ્વારા ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે